વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રયાર કરી રહ્યા છે

જર્મનીમાં ચાલી રહેલ બોક્સિંગ વિશ્વ કપ સ્પર્ધામાં ભારતની મીના કુમારી મૈસનામે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધી અને બસપાના વડા માયાવતી સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે તમિલનાડુ અને કર્ણાટકમાં જયારે શ્રી રાહ્લ ગાંધીએ કર્ણાટકમાં રેલીઓને સંબોધી હતી

તમિલનાડુમાં મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુ રાજ્યના પોલીસ વડા આશુતોષ શુકલ અને વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યમાં યૂંટણીની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી આ અધિકારીઓએ દરેક મતવિસ્તાર દીઠ સલામતીદળોની ગોઠવણી તેમજ સંવેદનશીલ મતદાનમથકો માટે સલામતી દળી ગોઠવવા અંગે ચર્ચા કરી હતી એવી જ રીતે ઇ વી

અને વી વી પેટ મશીનોને મતદાન મથકો સુધી લઇ જવા ઝોનલ ટીમોની રચના કરાઇ હતી અમારા કર્ણાટકના સંવાદદાતા જણાવે છે કે મતદારોમાં જાગૃત્તિ કેળવવા અને મતદાન સરળતાથી થાય તે હેતુથી યૂંટણીપંચે ઘણી વ્યવસ્થા કરી છે મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃત્તિ કેળવવા માટે નિવાસી લોકકલ્યાણ સંગઠનની મદદ લીધી છે

પક્ષના પૂર્વ સાંસદ ભીષ્મ શંકરે ફરીથી સંત કબીરનગર ખાતે અને રંગનાથ મિશ્રાએ ભદોઇ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે જયારે અશોકક્રમાર ત્રિપાઠી પ્રતાપગઢથી અને આફતાબ અલમ ડોમરીયાગંજ મતદારક્ષેત્ર પરથી યૂંટણી લડશે

એક ટવીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે દેશનાં વિવિધ તહેવારો વિવિધતામાં એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉમંગ ઉલ્લાસથી ઉજવાય છે આ તહેવારો દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે

તેમણે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડતમાં સરકારે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે ઉપરાંત વસ્તુ અને સેવા કર જી

નાદારી અને નાદારી કોડ આઈ

તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશમાં રહેતા ભારતીયો સાથે સંવાદ કરી રહ્યા હતા

સંસદના એનેક્ષીમાં આવેલી ડોકટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પો યઢાવી આજે સવારે તેમને અંજલી આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટર આંબેડકરને આઝાદીની યળવળના મહાન નેતા તરીકે ઓળખાવીને તેમના વિચારોને અનુસરવા લોકોને અનુરોધ કર્યો શ્રી કોવિંદે કહ્યું કે તેમણે સમાજના વંચિતોના અધિકારો માટે સતત પ્રયાસો કર્યા હતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે સમાજ સુધારક કાયદાના નિષ્ણાત તથા મોટા વિદ્વાન એવા ડોકટર આંબેડકર નાગરિક અધિકારોના પ્રખર સમર્થક હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેઓ સામાજીક ન્યાયના હિમાયતી હતા અને ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા હતા

જે વૈશ્વિક અને સ્થાનિક પરિબળો દ્વારા સંચાલિત છે

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પછી સ્થિર સરકારની રચના થવાનું વિશ્વાસ ઉપરાંત વિકસિત વિશ્વમાં આર્થિક મંદી સામેના ભયથી ભારતીય બજારમાં વિદેશી નાણાંની શકયતા વધી છે

તેમણે ખાસ ઇમરજન્સી કોર્ટ દ્વારા જેલમાં રખાયેલા કેદીઓને તત્કાળ મુક્ત કરવાના તેમજ રાત્રી સમયના કરફ્યુને ઉઠાવી લેવાના આદેશ આપ્યા છે